મુખ્યમંત્રી ને આજે વન ટુ વન બેઠક ના પ્રથમ તબક્કા માં ટાટા સન્સ લિમિટેડ આર પી જી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ હીરાનંદાની ગ્રુપ ના સઁચાલકો એ મળીને ગુજરાત માં તેમના પ્રોજેક્ટ ના ભાવિ રોકાશો માટે ફળદાયી પરામર્શ કર્યો હતો મુખ્યમંત્રી એ તેમને આગામી વાયબ્રન્ટ સમિટ માં સહભાગી થવા નિમંત્રણ આપવા સાથે આ રોકાજ્ઞો ને વાસ્તવિક સ્વરૂપ આપવા અનુરોધ કર્યો હતો તેમણે ગુજરાત આંતરમાળખાકીય સુવિધાઓ માં દેશ નું અગ્રણી રાજ્ય છે તેનો વ્યાપક લાભ લેવા પણ આ ઉદ્યોગકારો ને સૂચવ્યું હતું

એલ ડી ના ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા માટેની ટેન્ડર પ્રકિયા શરૂ કરાશે સૌરાષ્ટ્ર સહિત રાજ્ય માં પીવાના પાણી ની સમસ્યા ના હલ માટે રાજ્ય સરકાર ની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાજી એ આ પ્લાન્ટ પી પી પી ધોરજી સ્થાપવા ની દિશામાં મુંબઈ માં વન ટુ વન બેઠક માં દિશા નિર્દેશ આપ્યો છે

નૌકાદળના વડા એડમીરલ સુનિલ લાંબાએ જજ્ઞાવ્યું છે કે દરિયાઈ માર્ગે થનાર કોઈપજ્ઞ આતંકવાદી હુમલો કે અન્ય પડકારને પહોંચી વળવા ભારત હવે વધુ સારી રીતે સજ્જ છે

આ નિમિત્તે આણંદમાં અમૂલ દ્વારા આજે મોટર બાઇક રેલીનું આયોજન કરમાવામાં આવ્યું છે

આ રેલી આજે સવારે આણંદ ખાતે આવી પહોંચી હતી જે અમૂલ ડેરીમાં આવતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું

રાઠોડને આવેદનપત્ર આપ્યું હતું કિસાન અગ્રણીઓએ રેલીને સંબોધતા ઉત્તર ગુજરાત માટે સુજલામ સુફલામ યોજના અને સૌરાષ્ટ્ર માટેની સૌની યોજનાની જેમ કચ્છને નર્મદા નીરની ફાળવણીમાં અન્યાય નિવારવા માંગ કરી હતી કચ્છના તળાવો ચેક ડેમો નર્મદા નીરથી ભરી દેવા આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી હતી

તે દિવસે મહત્વના કરાર લખાણ દસ્તાવેજ વગેરે કરી શકાય છે

ચંદ્રવદન પદ્ટણી અવસાન ગાંધીધામ કંડલા ટીમ્બર એસોસીએશનના પૂર્વ પ્રમુખ શાંતિલાલ ચંપાલાલ પારેખનું આજે ગાંધીધામ ખાતે અવસાન થયું છે તેમને ગાંધીધામ સંકુલમાં ટીમ્બર ઉદ્યોગ ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું હતું